મુખ્ય ચૂંટણી કમિશનરે દિલ્ફીમાં વિધાનસભાની ચૂંટણી સરળતાથી અને ત્રૃટિ વિના યોજવા ચૂંટણી ફરજના પરના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો ચૂંટણીપંચે કોઈપણ ગેરરીતિ અટકાવી શકાય તે હેતુથી ગેરરીતિની સંભાવનાવાળા વિસ્તારો તારવી કાઢવા ડી

ઓને નિર્દેશ આપ્યો છે

આજે શુક્રવારની ખાસ પ્રાર્થના હોવાથી પોલીસે સાવચેતીના પગલારૂપે અલીગઢ આગ્રા મથુરા અને બુલંદ શહેર જિલ્લાઓમાં ગઈકાલે રાતથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી છે

જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા પછી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કારગીલ અને લદ્દાખમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રખાઈ હતી

લદ્દાખમાં નવું વર્ષ ઉજવવા માટે ત્રણથી નવ દિવસ સુધી લોસર સમારોહનું આયોજન કરવામાં આવે છે

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના વડા એરમાર્શલ એસ

જેવા મિગ વિમાનો હવાઈદળમાંથી નિવૃત્ત કરવામાં આવ્યા હતા

ગુજરાત સરકારે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને તાલિમ આપવા માટે શરૂ કરેલું આ સ્વાયત્ત કેન્ફ છે

કેન્દ્રીય કૃષિરાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ સમસ્યા ઉકેલવા ગુજરાત સરકારને શક્ય તમામ સહાય કરશે ગઈકાલે વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ હેતુથી ટીમ ગુજરાત મોકલી છે અને તીડની સમસ્યાનું નિરાકરણ આગામી છ થી સાત દિવસમાં આવે તેવી સંભાવના છે

અગાઉ ભારતના રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ અને કાર્તિક ત્યાગી શુભાંગ હેગડે અને અથર્વ અંકોલીકરે દરેકે બે બે વિકેટો ઝડપી હતી

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બધા જ સલામતી દળો સાથે જમ્મુ અને કાશ્મિર પોલીસ સારી રીતે સંકલન સાધતી હોવાથી સારા પરિણામો મબ્યા છે

અદાલતે કહ્યું છે કે નિર્ધારિત સમયગાળામાં નવી જેલ મેન્યુઅલ રજૂ નહીં કરાય તો અદાલત જમ્મુ અને કાશ્મીરના ગૃહસચિવ પાસેથી સ્પષ્ટતા માંગશે

હાલ આ સુવિધા મુખ્ય જિલ્લા હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે આરોગ્ય શિક્ષણ વિભાગના આર્થિક કમિશનરે જમ્મુમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસીસ કાર્યક્રમના અમલીકરણ અંગેની સમિક્ષા બેઠકમાં આ માહિતી આપી હતી

ગઈકાલે બિજિંગમાં પત્રકારો સાથે વાતચીત કરતાં સંરક્ષણ પ્રવક્તા કર્નલ વુ ક્વિઆને જણાવ્યું હતું કે બંને દેશોએ વ્યૂહાત્મક મંત્રણા ચાલુ રાખી છે અને સહકાર વધાર્યો છે સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે બંને દેશોએ સરહદ પરના આદાનપ્રદાનના વધારો કર્યો છે અને બંને દેશો પોતાની સેનાઓ વચ્ચેના સંબંધોનો વિકાસ કરવા તત્પર છે અમારા બિજિંગના સંવાદદાતા જણાવે છે કે બંને દેશોએ બાવીસમાં દોરની સરહદ મંત્રણાઓ ગયા સપ્તાહમાં નવી દિલ્હીમાં યોજી હતી બંને પક્ષો સરહૃદ મુદ્દે ન્યાયી તાર્કિક અને પરસ્પર સ્વીકાર્ય હોય તેવો ઉકેલ મેળવવા સંમત થયા હતા

આ ગોળીબારના લીધે ત્રણ મકાનોને નુકસાન થયું છે અને કેટલાંક પ્રાણીઓને ઇજા થઈ છે ગઈરાત્રે નવ વાગ્યા પછી પાકિસ્તાની રેન્જરોએ ગોળીબાર અને તોપામારો શરૂ કર્યો હતો જે આજે પરોઢિયે ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો